મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દીવાળી પછી ભાજપ વિધાનસભા પક્ષ તેનો નેતા યૂંટશે અને ત્યારપછી નવી સરકારની રચના તરત જ હાથ ધરાશે

આ બેઠક મુંબઇના વિધાનભવનમાં યોજાશે

સી પી

ના મુંબઇના વડામથકે યોજાશે

સી પી વિધાનસભા પક્ષના નેતાની વરણી કરાશે દરમ્યાન શિવસેનાના નવા ધારાસભ્યોની એક બેઠક ગઇકાલે મુંબઇમાં યોજાઇ હતી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇ કે પત્રકારોને જણાવ્યું હતું કે આ બેઠકમાં ઉદ્વવ ઠાકરે એ સત્તાની સમાન વહેંચણી બાબતે ભાજપ પાસેથી લેખિતમાં બાંહેધરીની માગણી કરી છે

ભારતની મુલાકાતે આવેલા વિશ્વ બેંકના વડાએ ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મંત્રણા કરી હતી

પલાનીસામીએ મુશ્કેલીનો સામનો કરી રહેલા ખાંડ ઉદ્યોગ માટે ખાસ રાહતોની માગણી કરી છે ગઇકાલે નાણામંત્રી નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં શ્રી પલાનીસામીએ બેંકો તથા અન્ય નાણા સંસ્થાઓએ ખાંડ મીલોને આપેલા ઘિરાણની શરતોની પુનઃરચના કરવા માટે દરમિયાનગીરી કરવાની વિનંતી કરી છે મુખ્યમંત્રીએ બેંકો તથા અન્ય નાણા સંસ્થાઓને ધિરાણના શરતોની પુનર્ચના અંગેના નિર્ણય થાય ત્યાં સુધી કેટલીક ખાંડ મીલો સામે આઇ

કોડ હેઠળ કાર્યવાહી શરુ નહીં કરવાની રજુઆત કરી છે શ્રી પલાની સામીએ ખાંડ મીલોની નાણાકીય તરલતા સુધારવા માટે તેમને વધારાની ખાંડ જારી કરવાની મંજુરી આપવાની પણ રજુઆત કરી છે તેમણે શેરડી પકવતા ખેડૂતોને પણ બેંકો દ્વારા મળનાર પાક ધિરાણની મર્યાદા વધારવા રજુઆત કરી છે

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે ઓમાનની દિશામાં આગળ વધી રહેલા આ વાવાઝોડાની અસરથી મહારાષ્ટ્રના રત્નાગીરી અને સિંધુદર્ગ જીલ્લાઓ તથા ગોવામાં વરસાદ થશે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા તથા કર્ણાટકના માછીમારોને દરિયો નહી ખેડવાની સૂચના અપાઇ છે

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે રાયલસીમા જીલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે

સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું હતું કે માછીમારોની નૌકાનું એન્જીન બગડતા ભારે પવનના કારણે તથા તોફાની બનેલા દરીયામાં તેમની નૌકા ડૂબવા લાગી હતી

દીપાવલીના શુભપર્વે લોકો સંપત્તી અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની આસ્થા સાથે પૂજા કરે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ નાગરિકોને દીપાવલીપર્વની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દીપાવલીનું પર્વ નિરાશ ઉપર આશાના તથા અંધકાર ઉપર પ્રકાશના વિજયનું પ્રતીક છે રાષ્ટ્રપતિએ ઓછા ભાગ્યવાન જરુરીયાતમંદ લોકોને સ્નેહ સાથે ઉપયોગી બનીને તેમના જીવનમાં આનંદ લાવવા લોકોને અનુરોધ કર્યો છે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે સદ્શક્તિનું પ્રતિક સમુ આ પર્વ આપણને સ્મરણ કરાવે છે કે આખરે સત્ય અને સદાયારનો જ વિજય થાય છે

સ્પર્ધાની ફાઇનલમાં સાત્વિકસાઇરાજ અને ચિરાગની જોડીનો મુલાકાતો ઇન્ડોનેશીયાની ટોયનો ક્રમાંક ધરાવતી માર્કસ ગીડીન અને કેવીનની જોડી સાથે થશે

આર પી એફ ના છ જવાનોને ઇજા થઇ છે

આતંકવાદીઓએ કરણનગર પોલીસ મથકના એક પોઇન્ટ ઉપરના સી

ના જવાનો ઉપર હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે સલામતી દળોએ ફુમલા પછી સંબંધિત વિસ્તારને ઘેરી લઇને આતંકવાદીઓને શોધવાની કામગીરી શરુ કરી છે